મુખ્ય કાર્યક્રમ સરદાર એકતા સ્મારક કેવડીયા ખાતે થોજાથો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કેવડીયા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થયા હતા કેવડીયા પહોંચી સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના કાર્યક્રમની શરૂઆત નાગરિકોને એકતાના શપથ લેવડાવી કરી હતી ભારત સામે યુધ્ધ નહિં જીતી શકતા તત્વો આપણી રાષ્ટ્રીય એકતા તોડવાના કાવતરા કરે છે પરંતુ સદીઓ જુની એકતા કોઈ તોડી શકવાનું નથીઈતિહાસ પણ નોંઘે છે કે બાત હૈ કી મીટતી નહિ હસ્તી હમારી કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ જણાવ્યુ હતું

કારણ કે દુનિયાભરમાં આ પ્રતિમાંએ ભારત પ્રત્યે માન અને આકર્ષણ પેદા કર્યુ છે

એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સરદાર વિયારધારાની દેન હોવાનો ઉલ્લેખ શ્રી મોદીએ તેમના પ્રવચનમાં કર્યો હતો તેમણે કહ્યુ કે વિશ્વ મંચ ઉપર ભારતનો પ્રભાવ હવે સતત વધતો જાય છે તેની પાછળ આપણી એકતા અને સદભવા રહેલો છે

નેહ્લ ઠક્કર એકતા દોડ મુ ખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સરદાર જયંતિએ સરદાર સાહેબને ભાવાજલી અપતા કહ્યુ કે ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના અખંડ ભારતનું સપનુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પ્રસંગે અમદાવાદના નગરવાલા સ્ટેડીયમ ખાતે એકતા દોડના પ્રસ્થાન પ્રંસગે મુખ્યમંત્રીશ્રી આમ જણાવ્યુ હતું

કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતની એકતાના શિલ્પી લોખંડી પુરૂષની જન્મજયંતિ પ્રસંગે મોટી સંખ્યામાં દોડવીરો રાષ્ટ્રીય એકતા માટે ભાગ લેવા ઉમટી પડ્યાં છે ત્યારે દેશના એક ભારત શ્રેષ્ઠ ભારતનો એકતાનો સંદેશાને લઇને આપણે સૌ આગળ વધવા અનુ રોધ કરવામાં આવ્યો હતો નેહ્લ ઠક્કર ભુ જ ડેંન્ગ્યુ અંગે ખાસ બેઠક કચ્છમાં વધતાં જતાં ડેંગ્યુ તાવના કિસ્સાઓ અને લોકોને લેબોરેટરી ટેસ્ટ અને મોંઘી દવાઓ સારવાર સાથે હોસ્પિટલોમાં થતાં ધસારાંની પરિસ્થિતિ ધ્યાને લઇ આજે ભુજ ખાતે રન ફોર યુ નિટી કાર્ચક્રમનાં જિલ્લા પંચાયત ભવન ખાતે સમાપન બાદ રાજયમંત્રી વાસણભાઈ આહિર કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આયાર્યની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી સમાહર્તા પ્રભવ જોષીની ચેમ્બરમાં કચ્છમાં ડેંગ્યુની વધતી જતી બીમારીથી લોકોને રાહત પૂ રી પાડવા સામૂહિક આરોગ્ય સુવિધા કેન્દ્રો ઊભા કરવા અને ડેંગ્યુને આગળ વધતો અટકાવવા પાણી ભરાયેલા પાત્રોને સામૂહિક રીતે ખાલી કરવા ડ્રાય દિવસ અને આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક જાગૃતિ લાવવાનાં પગલાં ભરવા વફીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં મિરઝાપર ખાતે સારવાર કેમ્પ રાખવા અને વિવિધ સમાજવાડીઓ પાર્ટીપ્લોટમાં સામુહિક કેમ્પ યોજવાનું જણાવ્યુ હતું નેહલ ઠક્કર આપણી સરહદ ઓળખો યુ વાનોમાં માં સાફસવૃતિ કેળવાય અને રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રબળ બનાવવાના મુ ખ્ય ઉદેશ સાથે આપણી સરહદ ઓળખો કાર્યક્રમનો આવતીકાલથી આરંભ થશે

નેહલ ઠક્કર વાવાઝોડુ સક્રિય અરબી સમુદ્રમાં ફરી વાવાઝોડું સક્રિય થયુ છે વાવાઝોડાને ઓમાન દ્રારા મહા નામ આપવામાં આવ્યુ છે આ વાવાઝેડું ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે

જેથી માછીમારોને દરિયો ન ખેડવા સુ ચના અપાઈ છે વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય થી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે